મુખ્યમંત્રીએ રાજ્યમાં શાંતિ જાળવવા અપીલ કરે છે અને ગેરમાર્ગે ન દોરવા જણાવ્યું છે વિશ્વામિત્રી નદીના કાંઠાના પર્યાવણીય વિકાસ માટે સર્વગ્રાહી બેઠક યોજાઈ યુવાનોને રોજગારી અંગે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં છ જિલ્લાના યુવાનો માટે મેગા જોબ ફેર યોજાયો

આ મામલે પ્રતિક્રીયા આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગઇ કાલની ઘટનાને બાદ કરતા આજે અમદાવાદમાં રાબેત મુજબ શાંતિ છે લોકો કામે ધંધે ચડી ગયા સાંજે પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા

લોકશાહી ઢબે કોઇ પણ વિરોધ કરી શકે છે અમદાવાદમાં પણ શાંતિ પૂર્ણ વિરોધ થયો હતો તેમા કોઇ જ પ્રશ્ન ઉભો થયો નહોતો રાજ્કીય તત્વો દ્વારા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે એવુ ઘણા લોકો ઇચ્છી રહ્યા છે તેવુ લાગી રહ્યું છે પોલીસે પણ ઘણો સંયમ રાખીને વર્તન કર્યું છે આ ઓચિન્તું નથી થયું પણ કાવત્રાના ભાગ રૂપે થયું હોય તેમ લાગી રહ્યું છે પત્થરો ભરેલી સિમેન્ટની કોથળા ભરીને લાવ્યા હતા જેના પરથીલાગે છે કે પૂર્વ આયોજિત છે તમામ ઘટના બાદ પોલીસ દ્વારા જે કોમ્બીગ કર્યા બાદ શાંતિ છે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપા ણી ગૃહમંત્રીએ પણ શાંતિની અપિલ કરી હતી

વિરોધપક્ષ દ્વારા અમદાવાદ હિંસાને લઇને ટ્વીટ કર્યું હતું તેના પર પ્રતિક્રીયા આપતાભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અલગ અલગ અર્થ ઘટન કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાંઆવી રહ્યો છે પોલીસની ગાડીને આગ ચાપવામાં આવ્યા હતા આ ઘટના ઇરાદા પૂર્વક કરવામાં આવેલ કાવતરુ હતું શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે મતના ધૂવી કરણ કરવામાં આવી રહ્યું છે તેમજ જ્યાં શાંતિ ડોહળાઇ રહી છે રાજપીપળા મુસ્લિમ સમાજે આજે રાજપીપલા મા નાગરિક સુધારા કાયદો રદ કરવાની માંગ કરતું એક આવેદન પત્રનર્મદા કલેકટરને મ્રસ્લિમ સમાજ ના આગેવાનો દ્વારા આપવા આવ્યુ હતુ આ અંગે રાજપીપલાબંધ ની આંશિક અસર જોવા મળી હતી જેમારાજપીપલા ના અમુકજ વિસ્તારમાં ફક્ત મુસ્લિમ વિસ્તારની અમુક છૂટીછવાઈ દુકાનો જ સ્વયંભૂ બંધ રહી જ્યારે શહેરનામોટા ભાગ તમામ બજારો ખુલ્લા રહેતા બંધ ની કોઈ ખાસ અસર જોવા મલી ન હતી બપોર પછીતમામ બજારો બંધ રહ્યા હતા જેને કારણે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાજપીપલા મા લઈને ઠેર ઠેર પોલિસનો કાફલો ખડકી દેવાયોહતો આ તમામની વચ્ચેરાજપીપળા મુસ્લિમ સમાજે નાગરિક સંશોધન કાયદો રદ કરવાની માંગ કરતું નર્મદા કલેકટરનેઆવેદનપત્ર આપ્યું હતું

યૂંટણી પંચ યૂંટણી પંચ દ્વારા સુગમ ચૂંટણીઓ પર ગઇકાલે રાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે ચૂંટણીઓ અનૂક્ર્ણ બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા લેવાયેલ પગલાંની સમીક્ષા કરવા અને યૂંટણી પ્રક્રિયા વધુ સમાવેશી અને સુગમ બનાવવા હજુ લેવાના થતા પગલાંઓ વિશે વિચારણા કરવાના ઉદ્દેશથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય ચૂંટણી આયુક્ત શ્રી સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે બુથ લેવલ ઓફિસરથી યૂંટણી પંચ સુધી દરેકે દરેક વ્યક્તિએ સંકલનમાં કામ કરવું જોઇએ

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્યસ્તરીય બેઠકમાં તેમણે આ સૂચનો કરતાં કહ્યું કે વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે આવતા પૂરને પરિણામે વડોદરાના જનજીવનને જે અસર પડે છે તેના કાયમી નિવારણ માટે એક સર્વગ્રાહી આયોજન ઘડવું જરૂરી છે

મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું કે યુવાનોને યોગ્ય તાલીમની સાથે રોજગારી પણ મળી રહે તે માટે સમયાંતરે પ્રત્યેક જિલ્લાઓમાં રોજગાર ભરતી મેળા યોજીને રોજગારવાંચ્છકોને રોજગારીની ઉમદા તક પૂરી પાડી છે તેમણે આ મેગા જોબફેરમાં વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ઉપસ્થિત રહેલા નોકરીદાતાઓને બિરદાવી ઉપસ્થિત રોજગારવાંચ્છુકોને રોજગારી મેળવી નિષ્ઠાપૂર્વક અને મહેનતથી કામ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખશ્રી વીપીન ટોળીયાએ ઉપસ્થિત યુવાનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઇ રોજગારવાંચ્જીક બનવાના બદલે ઔદ્યોગિક એકમો સ્થાપી રોજગારદાતા બનવા અનુરોધ કર્યો હતો અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે પણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાંબરકાંઠાના યુવાનો માટે પણ રોજગાર મેળો યોજયો હતો

કેન્દ્ર અને રાજ્ય સરકારની કચેરીઓ તથા જાહેર સાહસો વચ્ચે માહિતીની આપ લે અને વધ્ સારા સંકલન માટે ઈન્ટરમીડીયા પબ્લિસીટી કોઓર્ડિનેશન કમીટી આઈ

ની એક બેઠક અમદાવાદની લાંચ રૂશવત વિરોધ બ્યુરો એ

ની કચેરી ખાતે યોજાઈ ગઈ બેઠકમાં બ્યુરોના વડાશ્રી કેશવ કુમારે ભ્રષ્ટાયાર નિવારણ માટે બ્યુરો દ્વારા ચાલતી જનજાગૃતિની ઝૂંબેશ અંગે વિગતવાર માહિતી આપી હતી

ના પ્રમુખ અને રિજિયોનલ આઉટરીય બ્યુરો ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ડો

સહિતની કચેરીઓને પોતાના જનહિતના કાર્યાને દૂરદર્શન આકાશવાણી જેવા લોકપ્રસારક માધ્યમો થકી લોકો સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યા હતો બેઠકમાં દૂરદર્શન આકાશવાણી રિજિયોનલ આઉટરીય બ્યુરો પી

વગેરેના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી વિભાગના કાર્યાની માહિતી આપી હતી રણજી ટ્રોફી વિશાખાપદૃનમ્ ખાતે રમાયેલી રણજી ટ્રોફી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં સૌરાષ્ટ્રનો એક ઈનિંગ્સ અને નેવું રનથી વિજય થયો છે સૌરાષ્ટ્રે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી રેલ્વેની ટીમ તેના પ્રથમ દાવમાં બસો અડતાલીસ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી જ્યારે જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે અર્પિત વસાવડાના એક સો ચોત્રીસ રનની મદદથી યારસો ઓગ્ણીયએશી રન કર્યા હતા રેલ્વેએ તેના બીજા દાવમાં એક સો એકતાલીસ રન કર્યા હતા જેથી સૌરાષ્ટ્રનો એક ઈનિંગ્સ અને નેવું રન વિજય થયો હતો સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટે દસ વિકેટ ઝડપી હતી તથા તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો ખેડૂત સંમેલન મહીસાગર જિલ્લામાં સારથી સંસ્થા અને સહિયર સંગઠન તેમજ આત્મા પ્રોજેકટ લુણાવાડા મહીસાગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા કક્ષાનું મહિલા ખેડૂત સંમેલન લુણાવાડાના ધારાસભ્ય શ્રી જીએશભાઇ સેવકના અધ્યક્ષ સ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીઝ્નેશભાઇ સેવક સંબોધન કરતાં જણાવ્યું હતું કે મહિલાઓ ખેતીની સાથે સાથે પશુપાલન કરી આતમનિર્ભર બની છે તેમજ તેમણે સરકારની યાલતી વિવિધ યોજનાઓના લાભ લેવા પણ જણાવ્યું હતું આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આર્દશ પશુપાલન કૃષિમાં યોગદાન પ્રાકૃતિક ખેતી પશુપાલનના માવજત ખેતીમાં રોગ અને જીવાતના નિયંત્રણો તેમજ સરકારીની વિવિધ યોજનાઓની જાણકારી ઉપસ્થિત મહિલા ખેડૂતોને આપવામાં આવી હતી